ઉતરાયણ સુધી રાજયમાં જુદાંજુદાં સ્થળો પર પતંગોત્સવ યોજાશે બાળમૃત્યુ અંગેના કિસ્સાઓને ધ્યાને લઇ સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં

આ પ્રસંગે પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત કરવામાં આવેલ વિવિધ સ્થળોને દર્શાવતા કેલેન્ડર વડોદરા અને જૂનાગઢની ઐતિહાસિક ધરોહરને દર્શાવતા પુસ્તક કચ્છ મિત્રનો વિશેષાંક તથા ઉત્તરાયણ થીમ પર તૈયાર કરવામાં આવેલ કવરને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યાં હતાં

મહાત્મા ગાંધીજીનું તેમજ મુખ્યમંત્રીશ્રીને કાઇટ ફેસ્ટિવલનું પેઇન્ટિંગ આપવામાં આવ્યું હતું બાળ મૃત્યુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ છે કે રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં બાળ મૃત્યુ થયા છે તે ઘટનાને રાજય સરકારે સંવેદનશીલતાથી લીધી છે

ફૃષિ મંત્રી શ્રી આર

ફળદુએ રાશ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિગતો આપતાં કહ્યું કે તા

સી

શ્રી ફળદુએ એમ પણ જણાવ્યું કે ખેડૂતોને યૂકવાનારી આ સહાયની રકમ ડી

થી ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે આ ઉપરાંત હજી પણ બાકી રહી ગયેલા ખેડૂતોને તેમની રજૂઆત મુજબ જરૂર જણાયે સર્વે કરીને સહાય કરવામાં આવશે

ખેતી માટે જરૂરી સહાય અને માર્ગદર્શન પુરૂ પાડવાની સાથે ખાતર બિયારણ અંગે પણ કાળજી લેવામાં આવે છે

આ માટે વોટસઅપ દ્વારા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યુ હતુ કોગ્રેસ નેતા શાહ નવાઝ શેખ અને સુભાન સૈયદના નેતૃત્વમાં તેઓ કોગ્રેસ કાર્યાલયે ભેગા થયા હતા

કૈલાસ કુંભ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ ખાતે અનોખા કૈલાસ કુંભનું આયોજન કરવામાં આવ્યું છે

આ અંગે વિગતો આપતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી

લહેરીએ જણાવ્યું કે કૈલાસ પરિવાર દ્વારા અખિલ ભારતીય સ્તરે સૌપ્રથમ આયોજન થઈ રહ્યું છે કે જ્યાં સમગ્ર દેશનાં રાજ્યોમાંથી કૈલાસ માનસરોવરની યાત્રા કરી હોય તેવા શિવભક્તો ભેગા થશે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કરશે બીજા દિવસે કેલાસ માનસરોવરની પ્રતિકૃતિ ઊભી કરીને ત્યાં મહાઆરતી થશે અને સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલની ભજન સંધ્યા સાથે બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે

કલા મહાકુંભ રમતગમતયુવા અને સાંસ્કુતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગરયુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહિવટી તંત્ર સાબરકાંઠા દ્વારા કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું છે

કલા મહાકુંભ યુવક સેવા અને સાંસ્ક્રોતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત જીલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભની સ્પિર્ધાઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજવામાં આવનાર છે